કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં જણાવ્યું કે કેન્દ્રિય અંદાજપત્રમાં સુચવેલા સુધારાઓ દેશને આત્મનિર્ભર બનાવવા મદદરૂપ થશે

દેશમાં આરોગ્ય કર્મીઓને કોવીડની રસીનો બીજો ડોઝ આપવાનો આજથી આરંભ

આજે લોકસભામાં કેન્દ્રિય અંદાજપત્ર પર થયેલી યર્યાનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે સરકારે આફતને અવસરમાં પલટાવી છે તેમજ અર્થતંત્રના લાંબા ગાળાના વિકાસ માટે કેટલાક પગલા લીધા છે

બજેટમાં ગરીબો માટે કઈ જ નથી એવા વિરોધપક્ષના આક્ષેપોને નકારી કાઢતા સુશ્રી સીતારમણે કહ્યું કે શ્રેણીબદ્ધ યોજનાઓની જાહેરાત થઈ છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં કૃષિ પેદાશો માટે એક પણ માર્કેટીંગ સમિતી બંધ કરવામાં આવી નથી એપીએમસીના માળખાગત સુવિધામાં વધારો કરવા રાજ્યોને સહાય પૂરી પાડવાની જોગવાઇ કરવામાં આવી છે નાણામંત્રી સીતારમણ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મળા સીતારમણે દેશના ખેડુતો અને કામદારોના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરૂચ્યાર કર્યો છે

તેમણે જણાવ્યું કે બજેટ એક મહત્વના પેકેજ અને લાંબા ગાળાના વૃદ્વિદર્શક મોડેલનું મિશ્રણ છે

આ યુધ્ધ ટેન્કને સ્વદેશીરૂપે ડીઝાઇન અને વિકસીત કરવામાં આવી છે

તેઓ કેરળમાં કોયી બંદરમાં આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટર્મીનલ સાગરીકાનું ઉદઘાટન પણ કરશે અમિત શાહ્ ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રયાયેલી સમિતિએ ગયા વર્ષે પુર વાવાઝોડુ અને જીવાણુંઓ દ્વારા થતાં વિનાશથી પ્રભાવિત પાંચ રાજયોને રાષ્ટ્રીય આપત્તી સહાયતા ભંડોળમાંથી અંદાજીત ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુની સહાય રૂપે ફાળવણી કરી છે ગયા વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના કારણે પ્રભાવિત બિહાર માટે એક હજાર બસ્સો પંચાવન કરોડ આંધ્રપ્રદેશ માટે બસ્સો એસી કરોડ રૂપિયાની મંજુરી અપાઇ છે બુરેબી અને નિવાર વાવાઝોડાથી અસરગ્રસ્ત તમીલનાડુને બસ્સો સિત્યાસી કરોડ રૂપિયાની સહાય મંજુર કરાઇ છે નિવાર વાવાઝોડાથી જ અસરગ્રસ્ત કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુ ચેરીને લગભગ દસ કરોડ રૂપિયાની સહાય અપાશે જયારે મધ્યપ્રદેશમાં જીવાણુંઓથી ખરીફ પાકને અસર થતાં એક હજાર બસ્સો એસી કરોડ રુપિયા ફાળવાયા છે

ડીજીટલ આરોગ્ય મિશન કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ડીજીટલ આરોગ્ય મિશનના પ્રારંભિક તબકકા હેઠળ આઠ લાખથી વધુ આરોગ્ય ઓળખપત્રો બનાવવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષે સ્વાતંત્ર દિવસે આ મિશનની જાહેરાત કરી હતી

કોરોના સંદેશ આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

વેકૈયા નાયડુએ રેડીયો દિવસની બધાને શુભેચ્છા આપીને રેડિયોને માહિતી અને મનોરંજનનો મુખ્ય સ્ત્રોત તરીકે ઓળખાવ્યો છે શ્રી નાયડુએ રેડિયો જેવા અસરકારક અને પ્રભાવી માધ્યમનો ઉપયોગ શીક્ષણ સંસ્કૃતિ સહિત વિવિધ વિષયોનું જ્ઞાન આપવા કરવા અનુરોધ કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયોને સકારાત્મક અસર કરનાર અને સામાજીક સંબંધો સુદૃઢ બનાવનાર માધ્યમ તરીકે ઓળખાવ્યું છે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રેડિયો દિવસની શુભેચ્છાઓ ટવીટર ઉપર આપતા જણાવ્યું હતું કે રેડિયો નેટવર્કનું વિસ્તરણ સતત થઇ રહયું છે

યુનેસ્કોએ રેડિયોને માનવતાના મુલ્યો ઉજવવાનું તથા લોકતાંત્રીક વિયારોના પ્રસાર માટેનું સશકત માધ્યમ ગણાવ્યું છે સમાજના વિશાળ વર્ગ સુધી પહોંચ ધરાવતા રેડીયોએ આપત્તિના સમયમાં પણ માહિતીના માધ્યમથી નોધપાત્ર કામગીરી કરી છે તેજસ કોચ દિલ્ફી અને અગરતાલા વચ્ચે યાલતી રાજધાની એકસપ્રેસમાં આ સોમવારથી વધુ સુવિધાવાળા અને આરામદાયક તેજસ સ્લીપર કોચ લગાવવામાં આવશે

આ નવા કોચ તબકકાવાર લાંબા અંતરની ટ્રેનોમાં લગાવાશે

આતંકવાદી ઝહ્ર અહમદ રાથર ઉર્ફે ખાલિદના સામે ગયા વર્ષે કુલગામ ખાતે ભાજપના ત્રણ કાર્યકર્તાઓ અને એક પોલીસ કર્મીની હત્યાનો આરોપ છે વધુ સધન પુછપરછ માટે તેને કાશ્મીર લઇ જવાયો છે